ના છ જવાનોને મરશોપરાંત વીરતા પદકથી સન્માનીત કર્યા હતા

આર પી એફ ની બટાલીયને પાકિસ્તાની બ્રિગેડે કરેલો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો

રાષ્ટ્રપતિશ્રીએ સીઆરપીએફના જવાનોના પરિવારોનો સહાય કરવા માટે વીરપરિવાર એપ પણ લો ન્ચ કરી હતી

ચૂંટણીમાં દષ્ટિહીન મતદાતાઓ માટે બ્રેઇલ લિપિમાં ઓળખ કાપલી અપાશે

બ્રેઇલ લિપિની સ્લિપ મતદાન મથકના ચૂંટણી અધિકારીઓને ઉકેલવામાં સરળતા પડે તે માટે તેના પર સ્ટીકર ચોંટાડાયું છે જેમાં મત વિભાગનો ક્રમ બૂથનો ક્રમ અને મતદારનો ક્રમાંક દર્શાવાયા છે આ ઉપરાંત જે દિવ્યાંગને મતદાન મથકે જવા વ્હીલચેરની જરૂરિયાત હશે તેમને વ્હીલચેરસહાયક અને વાહનની જરૂરિયાત મુજબ તંત્ર વ્યવસ્થા કરશે આ ઉપરાંત દિવ્યાંગોને લાઇનમાં ઊભા નહી રખાય મતદાન માટે અગ્રતા અપાશે

જે મુજબ વાહન ઉપર લાગેલા સ્ટિકરના બારકોડ નંબર સ્કેન કરી નિર્ધારિત ટોલટેક્સ બેલેન્સમાંથી વસૂલી લેવામાં આવે

જેથી આ સમસ્યા નિવારવા ટોલનાકાની તમામ લેનમાં ફાસ્ટ ટેગ વાહનોનો ટોલ વસૂલી શકાય તેવી વ્યવસ્થા વિકસાવાઈ છે

ધોમધખતા તાપ વચ્ચે ઊમટેલા શ્રદ્ધાળુઓએ આવતા વર્ષે કચ્છમાં સારો વરસાદ થાય તેવી દુઆ કરી હતી રવિવારે મોડી રાત સુધી મજાર પર દર્શનાર્થીઓની લાંબી લાઈન લાગી હતી

પી એલ